ત કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે દેશમાં કોઈ પણ આકાશવાણીકેન્દ્ર બંધ કે ડાઉનગ્રેડ થશે નહીં

આજે રાજ્યસભામાં કેન્દ્રીય અંદાજપત્ર પરની ચર્ચાના જવાબમાં સુશ્રી સીતારમણે અંદાજપત્રને આત્મનિર્ભર ભારતના નિર્માણના મહત્વના પગલા તરીકે બજેટને બિરદાવ્યું હતું તેમણે જણાવ્યું કે બજેટ એક મહત્વના પેકેજ અને લાંબાગાળાના વૃદ્ધિદર્શક મોડેલનું મિશ્રણ છે

બજેટમાં ગરીબો માટે કઈ જ નથી એવા વિરોધપક્ષના આક્ષેપોને નકારી કાઢતા સુશ્રી સીતારમણે કહ્યું કે શ્રેણીબદ્ધ યોજનાઓ ની જાહેરાત થઈ છે સરકારની દરેક બાબતોની ટીકા કરવાનો વિરોધપક્ષ પર આરોપ લગાવીને તેમણે જણાવ્યું કે પીએમ આવાસ યોજના હેઠળ મકાનોનું નિર્માણ પીએમ ગ્રામ સડક યોજના હેઠળ રસ્તાઓનું નિર્માણ ગ્રામીણ વીજળીકરણ કૃષિ પેદાશો માટે એક મજબુત ઇ માર્કેટ નેટવર્ક બનાવવું જેવી મહત્વની યોજનાઓ આવરી લીધી છે

નાણાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે ટકાઉ વિકાસને ધ્યાનમાં રાખીને સરકારે મૂડી ખર્ચમાં સાડા ચોત્રીસ ટકાનો વધારો કર્યો છે

તેમણે જણાવ્યું હતું કે સરકાર પ્રામાણિક વેરો ભરનારાઓને આદર આપે છે દેશમાં અનાજની ખરીદી અને સંગ્રહ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકાર ખાદ્ય સબસિડી અને ભારતીય ખાદ્ય નિગમ માટે વિશેષ જોગવાઈઓ કરી છે તેમણે જણાવ્યું કે આ પગલું લાંબા ગાળે ખેડૂતોને મદદ કરશે

તેમણે કહ્યું આ પગલું મૃત કર્મચારીઓના પરિવારના સભ્યો માટે પૂરતી આર્થિક સુરક્ષા પૂરી પાડશે મંત્રીએ કહ્યું કે પેન્શનર કલ્યાણ વિભાગે કોઈ બાળક તેના માતાપિતાના મૃત્યુ પછી બે પેન્શન મેળવવા પાત્ર છે તો બંને ફેમિલી પેન્શનની રકમ હવે દર મહિને સવા લાખ રૂપિયા સુધી મર્યાદિત રહેશે મંત્રાલયે કહ્યું કે સાતમા પગારપંચની ભલામણોના અમલ પછી સૌથી વધુ પગાર દર મહિને અઢી લાખ રૂપિયા કરાયો છે આથી પેન્શન નિયમોમાં સૂચવવામાં આવેલી રકમ પણ દર મહિને સવા લાખ કરી છે જાવડેકર આકાશવાણી કેન્દ્રીય માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે દેશમાં કોઈપણ આકાશવાણી કેન્દ્ર બંધ કે ડાઉનગ્રેડ થશે નહીં

તેમણે કહ્યું કે રોગયાળા દરમિયાન લોકોમાં ઘણી જાગૃતિ લાવવામાં રેડિયોએ મહત્વની ભૂમિકા ભજવી છે તેમણે ખાતરી આપી છે કે રોગચાળા દરમિયાન કામ કરી રહેલા કર્મચારીઓ ખૂબ જ જલ્દી પાછા ફરશે દિનેશ ત્રિવેદી તુણમૂલ કોંગ્રેસના નેતા દિનેશ ત્રિવેદીએ આજે રાજ્યસભાના સંસદસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે ઉપલા ગૃહમાં કેન્દ્રીય બજેટ અંગેની ચર્ચામાં ભાગ લેતાં શ્રી ત્રિવેદીએ ગૃહમાં જ આ અંગેની જાહેરાત કરી હતી તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં જોવા મળતા હિંસક બનાવોથી તેઓ દુખી છે અને તે અંગે જાહેરમાં ના બોલી શકવા અંગે હતાશા અનુભવે છે શ્રી ત્રિવેદીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કામગીરીની પ્રશંસા કરી અને કોરોના રોગયાળો નાબુદ કરવામાં કુશળ કાર્યવાહીનાં વખાણ કર્યા તેમણે કહ્યું કે રાજીનામું આપ્યા બાદ પણ તેઓ પશ્ચિમ બંગાળના લોકો માટે કામ કરવાનું ચાલુ રાખશે રાજ્યસભા રાજ્યસભામાં આજે અંદાજપત્રના પ્રથમ તબક્કાની કાર્યવાહી પૂર્ણ થઈ છે

સત્ર અગાઉ સોમવારે સમાપ્ત થવાનું હતું

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

એક પરિપત્રમાં વીમા સત્તામંડળે તમામ વીમા કંપનીઓને ડિજિલોકર સુવિધા સક્ષમ બનાવવા માટે સલાહ આપી છે જેથી ગ્રાહકો તમામ પોલીસી દસ્તાવેજો સાચવવા ડિજિલોકરનો ઉપયોગ કરી શકે પરિપત્રમાં એમ પણ જણાવ્યું છે કે વીમા કંપનીઓએ તેમના રિટેલ પોલિસી ધારકોને ડિજિલોકર અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે જાણ કરવી જોઈએ તેમાં જણાવ્યું છે કે નેશનલ ઇ ગવર્નન્સ વિભાગની ડિજિલોકર ટીમ ડિજિલોકરને અપનાવવાની સુવિધા માટે જરૂરી ટેકનીકલ માર્ગદર્શન અને લોજિસ્ટિક સપોર્ટ આપશે ડિજિલોકર એ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ આપે છે અને તેમાં નાગરિકો પ્રમાણપત્રોના ડિજિટલ ફોર્મેટમાં પ્રમાણિત દસ્તાવેજો અને પ્રમાણપત્ર મેળવી શકે છે

કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેનું રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર સોંપ્યું હતું આ પ્રસંગે શ્રી ગડકરીએ કહ્યું કે સી એન જી ટ્રેક્ટર દ્વારા ખેડૂતોને વર્ષે બળતણમાં એક લાખ રૂપિયાની બચત થશે

ટ્રેક્ટરના ડીઝલથી સીએનજી એન્જિનમાં રૂપાંતર રાવમેટ ટેક્નો સોલ્યુશન્સ અને ટોમેસેટો એચિલી ઇન્ડિયા દ્વારા સંયુક્ત રૂપે કરવામાં આવ્યું છે હાલમાં વિશ્વભરમાં સવા કરોડ જેટલા વાહનો કુદરતી ગેસથી યાલે છે અને દરરોજ વધુ કંપનીઓ સીએનજીમાં જોડાઇ રહી છે

આજે ધૌલી ગંગા નદીનું પાણીનું સ્તર વધતાં કામગીરી સ્થગિત કરવી પડી હતી હેમવતી નંદન બહુગુણા ગઢવાલ યુનિવર્સિટીના વરિષ્ઠ ભૂસ્તરશાસ્ત્રી અને પ્રોફેસર વાય પી

ભારતીય ફિલ્મ નિર્માતાઓ શ્રેયા અને કરિશ્માદેવ દુબે આ ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક છે આકાશવાણી સાથેની વાતચીતમાં કરિશ્માદેવ દુબેએ પસંદગી માટે આનંદ વ્યક્ત કર્યો અને કહ્યું કે ઓસ્કાર એવોર્ડ મેળવવાની તેઓ આશા રાખે છે